તેમણે ચોખવટ કરી છે કે કોરોના જેવા જીવલેણ રોગયાળામાં નાગરિકોનું રક્ષણ કરવા માટે ગરબાના જાહેર આયોજનને મંજૂરી આપી નથી શેરી સોસાયટીમાં માતાજીના સ્થાપન અને આરતીમાં સૌ કોરોનાથી બયાવે તેવી સાવચેતી રાખવાની અપીલ શ્રી રૂપાણીએ લોકોને કરી છે વિરલ રાણા વિધાનસભા પેટા ચૂંટણી ગુજરાતમાં વિધાનસભાની આઠ બેઠકોની પેટા યૂંટણીમાં ઉમેદવારી ફોર્મ ભરવાનો ગઈકાલે છેલ્લો દિવસ હતો

રાજ્યની તમામ આઠ બેઠકો ઉપર ભાજપ અને કોંગ્રેસ આ બંને પક્ષોનો સીધો મુકાબલો નિશ્ચિત જણાય છે લીંબડી બેઠક માટે કોંગ્રેસ ના ઉમેદવાર તરીકે ચેતન ખહર એ પોતાનું ફોર્મ ગઈકાલે છેલ્લા દિવસે ભર્યું હતું ત્યારે સ્થાનિક નેતાઓ તેમની સાથે હતા

જીલ્લા મથક ભુજમાં ગઈ રાત્રે આઠ વાગ્યા બાદ ગાજવીજ સાથે ધીમી ધારે વરસાદ વરસાદ પડ્યો હતો

વિરલ રાણા કોરોના જાગૃતિ સંદેશ શ્રી રામકૃષ્ણ આશ્રમ રાજકોટના અધ્યક્ષ સ્વામી શ્રી નીખીલેશ્વારાનંદજી એ કોરોનાથી બચવા સરકારની માર્ગદર્શક સૂચનાનું પાલન સાથે શક્તિની આરાધના કરવા સૌ નાગરિકોને અપીલ કરી છે

નવરાત્રીમાં માતા દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવશે નવરાત્રીની દરેક દિવસમાં માં દુર્ગાના વિવિધ સ્વરૂપોની સાધનાનું વિશેષ પર્વ છે નવરાત્રીના પહેલા દિવસે આજે માતા શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે અને આ દિવસે ઘટ સ્થાપન પણ કરવામાં આવે છે જવની વાવણી સાથે અખંડ જ્યોત પણ પ્રગટાવવામાં આવે છે જે લોકો નવરાત્રીના વર્તનું પાલન કરે છે તેઓને દેવી દુર્ગાના આશીર્વાદનો લાહવો મળે છે રાજ્ય સરકારની ગાઇડલાઈન અનુસાર દર્શનાર્થીઓ માટે મંદિર ખુલ્લા રહેશે પરંતુ કચ્છમાં આવેલ માતાના મઢ મા આશાપુરાજીનું મંદિર દર્શનાર્થીઓ માટે બંધ રહેશે ગઈકાલે સાંજે કચ્છના કૂળદેવી માતાના મઢ ખાતે આઈ આશાપુરા માતાજીના મંદિરમાં જાગીરના અધ્યક્ષ મહંત રાજાબાવા યોગેન્દ્રસિંહજીના હસ્તે ઘટસ્થાપન વિધિ સાથે નવરાત્રીનો પ્રારંભ થયો હતો

અત્રે ઉલ્લેખનીય છે કે કોરોનાની મહામારી વચ્ચે આ વર્ષે નીટની પરીક્ષા યોજાઈ હતી